તેમણે કહ્યું કે આકસ્મિક લોકડાઉનના સંજોગોમાં પાણી પુ રવઠો તાત્કાલિક પુ નક્ષ્થાપવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે

રાજ્યમાં આંતકવાદી પ્રવૃતિઓને અટકાવવા સંગઠીત ગુનો આયરતા ગુનેગારોને સજા કડક સજા કરવા તેમજ ગેરકાયદેસર સંપતિ અને કાળા નાણાની ગેરરીતિ કરતાઓ માટે આ કાયદો બનાવેલ છે

મી જેટલો વિશાળ વિસ્તાર ધરાવતો હોવાથી સરહદપારથી ધુ સણખોરો અરાજકતા ન ફેલાવે તે હેતુ થી તેમજ નાર્કોટીક્સ ડ્રગ્સની ધુ સણખોરી ન થાય તે માટે રાજય સરકાર દ્રારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી હોવાનું કાયદામંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યુ હતું શીતલ વૈશ્નવ લંઘા કોમ સમુ હ લઝન કચ્છ સૌરાષ્ટ્ર મહારાષ્ટ્ર અને ગુજરાતના લંઘા કોમના સમ્ હલઝન જામનગર ખાતે યોજાયા હતા

સમગ્ર સમૂ હલઝના ખર્ચનું આયોજન મૂ ળ વાંકીપત્રીના અને હાલે દ્વારકામાં રહેતા દાતા અલ્તાબ અહેમદ હાજી અબ્દુલ્લા તરફથી કરવામાં આવ્યો હતો

ટ્રંક સમયમાં અંજાર આડેસર અને ખડીર વિસ્તારમાં દિવ્યાંગ પ્રમાણપત્રો આપવાનું કાર્ય અવિરત રીતે સંસ્થાદ્રારા ચાલુ રાખશે શીતલ વૈશ્નવ કચ્છી સાહિત્ય અકાદમી કચ્છી બોલનારા વિશ્વભરમાં ફેલાચેલા છે એ હકીકત ધ્યાને લેતાં ેપોતાપણાથી છલકાતી આ મીઠી ભાષાને ધસારો લાગવાનું કોઇ કારણ નથી તેવો વિશ્વાસ કચ્છી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પદ્મશ્રી વિષ્ણુ પંડયાએ કચ્છમાં આવીને કચ્છી સર્જકોની ઉપસ્થિતિમાં વ્યક્ત કર્યો હતો કચ્છી સાહિત્ય અકાદમી દ્વારા જાયન્ટસ ગ્રુ પ ઓફ કચ્છના સહયોગથી શહેરના જાયન્ટસ હોલમાં યોજાયેલા કવિ સંમેલન્માં કચ્છી સાહિત્ય રસિકોનો જબરો પ્રતિસાદ સાંપડયો હતો આ અવસરે કચ્છી ભાષાની સેવા સાધના કરતા સર્જકોનાં પ્રદાનને પોંખતાં અકાદમી અધ્યક્ષા વિષ્ણુભાઇએ નવોદિતથી માંડીને નીવડેલા સુ ધી સૌ સર્જકોને પીઠબળ પૂ ડું પાડવાનો કોલ આપ્યો હતો

મહત્તમ પારો ઉંયકાતા લોકોએ કાળજાળ ગરમીની અનુ ભુતિ કહી હતી હજુ એકથી બે ડિગ્રીના વધારા સાથે ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા હવામાન વિભાગ દ્રારા કરવામાં આવી છે